નવી જવાબદારી સંભાળીને દેશની સુરક્ષા તથા સંપત્તિને બ્રષ્ટ લોકોથી સુરક્ષા પુરી પાડી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકારે છેલ્લા પાંચ વર્ષમાં જે કઈ હાંસલ કર્યું છે તે લોકોની ભાગીદારીથી શકયે બન્યું છે

શ્રી મોદીએ કહયું કે દરેકની અગ્રતા હોય છે પરંતુ સૌથી ટોચ પર રાષ્ટ્રની અંગ્રતા રહેવી જોઈએ દેશના બહાદ્દર જવાનોને સલામ કરતા શ્રી મોદીએ કહયું કે બાલાકોટના હુમલા તેમણે નહી જવાનોએ કર્યા છે એટલે તેનું શ્રેય લશ્કરીદળોને જાય છે

કલ્પના શાહ ગેશ અધ્યક્ષ રાહ્લગાધ લોકસભાની ચુંટણી ની તારીખો જાફેર થયા બાદ રાફ્લ ગાંધી પફેલી વખત બે બેઠકો પર થી લોકસભા ચુંટણી માં ઉમેદવારી નોધાવી શકે છે તેવી વજેતી થયેલી અટકળો પણ પૂર્ણ વિરામ લગાડતા કરાયેલી સતાવાર જાહેરાત અનુસાર કોગ્રેસ અધ્યક્ષ રાફલ ગાંધી અમેઠી સાથે કેરળ ની વયનાડ બેઠક પરથી પણ લોકસભા ચુંટણી માં ઉમેદવારી નોધાવશે આ જાહેરાત કોગ્રેશના વરિષ્ઠ નેતા એ કે એન્ટની એ પત્રકાર પરિષદ માં કરી ફતી તેમણે કહ્યું ફતું કે છેલ્લા અમુક સમય થી માંગણી ઉઠી રફી હતી કે રાફ્લ ગાંધી અમેઠી ઉપરાંત દક્ષીણ ભારત ની કોઈ પણ બેઠક પહિત્તિ ચૂંટણી લડવી જોઈએ જેને પગલે આ નિણર્ય લેવાયો છે

આજ થી થી તેનો અમલ થશે અને તે દેશની ત્રીજા ક્રમની બેંક બની રહેશે રીઝર્વ બેંક ધ્વારા બહાર પડેલી યાદી અનુસાર પહેલી એપ્રિલથી દેના બેંક અને વિજયા બેંકના શ્રાહકોને બેંક ઓફ બરોડાના શ્રાહક ગણવામાં આવશે

જે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને આઈ સી આઈ સી આઈ

આજે સવારે પસંગે વિજયભાઈ રૂપાણી જીલ્લા મથક ભુજ ખાતે જાહેર સભાને સંબોધન કરશે ત્યારબાદ ગત પાય વર્ષમાં ભાજપે મોદીજી નાં નેતૃત્વ માં આલેખેલી વિકાસ ગાંથા ને પ્રજા સમક્ષ મુકશે ત્યારબાદ કરછ ભાજપ નાં ફોદેદારો તથા વરિષ્ઠ આગેવાનો સાથે રોડશો દ્વારા કલેકટર કચેરી ખાતે વિનોદભાઈ નું નામાંકન પત્ર સુપ્રરત કરાશે દરમ્યાન ગઈકાલે મૈ ભી ચોકીદાર અંતર્ગત પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ભુજ અને ગાંધીધામ માં લોકો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કર્યી ફતો